તેમફો પુરસ્કાર વિજેતા બાળકોએ આટલી નાની ઉમરે મેળવેલી સિધ્ધિઓ અંગે આશ્વર્ય અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી તેમણે કહયુ કે બાળકોએ મુશ્કેલ પરિસ્થિતિનો સાયનો કરતાં સાહસ દાષવ્યું છે

અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ પરેડ નિરીક્ષણ કરવાની સાથે માર્ચપાસ્ટા સાંસ્ક્રાતિક કાર્યક્રમોનાં આયોજન ઉપરાંત વિવિધ વિભાગના ટેબ્લો સહિતની બાબતોની સમીક્ષા કરી હતી જિલ્લા શિક્ષણાધિકારી ડો

પ્રજાપતિ અને પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર દ્વારા શાળાના બાળકોનાં કાર્યક્રમોને વધુ સારી રીતે રજૂ કરવા અને જાજરમાન બનાવવા સ્થીળ પર માર્ગદર્શન આપ્યુંંં હતું આ પ્રસંગે શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાળટુન અને અધિકારીગણ ઉપસ્થિંત રહયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે જીલ્લા કક્ષાની ઉજવણીમાં કચ્છના પ્રભારી અને શ્રમ તથા રોજગાર અને આપત્તિ વ્યવથાપન અને યાત્રાધામ વિકાસના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહેશે

આ બંને દ્રેનના ભાડાં વિશેષ રહેશે જેમાં એ સી

સી થ્રી ટાયર સ્લીપર તથા બીજી શ્રેણીના ડબ્બા હશે આ દ્રેનોની બુકિંગ આવતીકાલ તા

ની વેબસાઇટ પર શરૂ કરવામાં આવશે તેવું રેલવેની એક યાદીમાં જણાવાયું હતું

ભારત તરફથી કે

જેના જવાબમાં ભુજની આર

પ્રથમ જ વાર કપ જીતનાર ગાંધીધામની ટીમને સંસદ સભ્ય વિનોદ ચાવડાના હસ્તે ટ્રોફી એનાયત થઇ હતી ચંદ્રવદન પટણી કચ્છ યુનિવર્સિટી બન્ની કોર્સઃ કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ અર્થ એન્વાયરમેન્ટ સાયન્સ તેમજ સહજીવન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કચ્છના માલધારી સમુદાયો તેમની જીવનશૈલી સાંસ્કૃતિક વારસો તથા તેમનો પર્યાવરણ સાથેનો સંબંધ સમજવા માટે એક સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે આ કોર્સનું નામ બન્નીના વડીલ માલધારી અને આગેવાન જેઓ સલીમ નોડે મામા તરીકે ઓળખાતા તેમના ઉપરથી આપવામાં આવ્યું છે સલીમ મામાને બન્નીના ઘાસ વિશે અફીંની પશુ ઓલાદો અને તેમના ઘરગથ્થુ ઉપચારમાં બહોળો અનુભવ હતો આ કોર્સમાં શરૂઆતમાં બન્નીની પંચાયતો ગામોના સ્થાનિક યુંવાનોને પ્રવેશ આપવામાં આવ્યો છે અને તેઓને ખાસ કરીને બન્નીના ધાસિયા મેદાનો પશુ ઓલાદો સમુદાથો અને સંસ્ક્રતિ વિશે વધુ ઊંડાણથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે

પરંતુ અન્ય મથકોમાં તાપમાન ઉચકાયું છે